રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર જાહેર કરી ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે જ્યારે કોંગ્રેસ તરફ થી આ અંગે કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી રામભાઇ મોકરિયાની કારકિર્દી વિદ્યાર્થી કાળથી સંઘ પરિવાર સાથે સંકળાયેલી છે અને તેઓ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના વતની છે અને ભાજપની પ્રદેશ કારોબારીમાં પણ રહી યૂક્યા છે ખેડૂત એવા શ્રી મોકરિયાએ શરૂ કરેલી માડુતિ કુરિયર લોકોમાં ખૂબ જાણીતી છે ભાજપના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ડીસાના વતની છે અને સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે તેઓ ડીસામાં દિનેશ અનાવાડીયા તરીકે જાણીતા છે હાલ તેઓ ભાજપમાં બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે હવા માન ગુજરાતના વાતાવરણમાં આગામી ચાર દિવસમાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં દિવસ અને રાતના તાપમાન વચ્યે ખાસ તફાવત રહ્યો નફીં હોવાનું નોંધવા સાથે યાદી જણાવે છે કે તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પણ પડી શકે છે દરિયાખેડ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે

અને આજે ચકાસણી દરમ્યાન એક પણ ઉમેદવારીપત્ર રદ થયું ન હતું

તલોદ નગરપાલિકાની પેટાચૂંટણીમાં બે વોર્ડ માટે ચુંટણી જંગ જામશે

સ્થાનિક સ્વરાજયની યૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવામાં આવશે પોલિંગ સ્ટાફ માટે એન